એ જ શ્રેણીમાં રાજકોટ પાંચમા ક્રમે તો અમદાવાદ સાતમા ક્રમે આવ્યું છે બીજા ત્રિમાસિક ગાળામાં ઇન્દોરે પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે જયારે રાજકોટ બીજા ક્રમે અને નવી મુંબઇ ત્રીજા ક્રમે રહ્યું છે આ શ્રેણીમાં વડોદરા ચૌથા ક્રમે આવ્યું છે જ્યારે અમદાવાદે છઠ્ઠં અને સુરતે વીસમું સ્થાન હાંસલ કર્યું છે

કેન્દ્રિય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીએ ગઇકાલે આ પરિણામ જાહેર કર્યા હતા આ પ્રસંગે શહેરી સ્વચ્છતા સર્વેનો અહેવાલ તૈયાર કરવા જાહેર કરાયું હતું

ટેકનોલોજી મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના પાન્છા પ્રાથમિક શાળાના આયાર્યને કેન્ય સરકાર દ્વારા શિક્ષણ પધ્ધતિમાં ટેકનોલોજીના ઉપયોગ બદલ આઇસીટી એવોર્ડ જાહેર કરાયો છે

દર વર્ષે આઇસીટી એવોર્ડ માનવ સંસાધન મંત્રાલય દ્વારા આપવામાં આવે છે શિક્ષણથી ઉપર ઉઠીને ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ કાર્ય કરવા તથા આઇસીટીના પ્રચાર પ્રસાર કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવેલ છે

શ્રુતી પટેલે નવજાત બાળકોમાં મગજના લકવા વિશે પ્રોજેકટ તૈયાર કર્યા છે જેમાં આવા બાળકોને ઓળખવા વિવિધ પ્રકારની એક કીટ તૈયાર કરવામાં આવી છે જેમાં અલગ અલગ પ્રકારની એલઇડી લાઇટ લગાવી છે જયારે બાળક રડે અથવા તો હસે ત્યારે એલઇડી યાલુ કે બંધ થાય જેથી બાળક શુ કરવા માંગે છે તે જાણી શકાય છે રીફેશર મહેસાણા જિલ્લાના વિસનગરની નૂતન ફાર્મસી કોલેજમાં ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલના ઉપક્રમે ફાર્માસિસ્ટ રીફેશર કોર્સનુ આયોજન કરાયુ હતુ

જયેશ પટેલે ફાર્મસી વિદ્યાશાખામાં થઇ રહેલા જીવન ઉપયોગી સંશોધનની આવશ્યકતા અને તેની ઉપયોગીતા વિશે કહ્યુ હતુ તેમજ આવનારા સમયમાં ફાર્મસી વિદ્યાશાખાના સામાજીક વ્યવાસયિક અને ઔદ્યોગિક ક્ષેત્રે થનાર યોગદાન વિશે પણ માહિતી આપવામાં આવી હતી પારદર્શિતા વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિગત રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે બરવાળા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને પાંચમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ ચોજવા માટે સરકાર તરફથી સુચના અનુસાર ચોથી જાન્યુઆરીના રોજ રાણપુર તાલુકાના કનારા પ્રાથમિક શાળા ખાતેસવારના નવ થી સાંજના પાંચ કલાક સુધી રાણપુર કેરીયા અણીયાળીકસ્બાતીધારપીપળા નાગનેશ સાંગણપુર ગઢીયા અને દેરડી ગામના નાગરિકોની રજુઆત માટે પાંચમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં નાગરીકો તરફથી આવક જાતિ ક્રિમીલેયર ડોમીસાઇલ રેશનકાર્ડને લગતી અરજીઓ આધારકાર્ડ મા અમૃતમ યોજના વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઈસ્યુ કરવા કૃષિ પશુપાલન સહકાર ગ્રામ વિકાસ પંચાયત સમાજ કલ્યાણ આદિજાતિ વિભાગોની સ્કીમો હેઠળના વ્યક્તિલક્ષી લાભો માટેની અરજીઓ વરિષ્ઠ નાગરીકતા પ્રમાણપત્ર દિવ્યાંગતા પ્રમાણપત્ર સ્કોલરશીપ યોજનાના લાભો વિધવા સહાય નિરાધાર સહાય યોજના અને નવી નોંધ દાખલ કરવાની લગતી અરજીઓ કરી શકશે